પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે ઃ આત્મનિર્ભર ભારતની ઝૂંબેશ માત્ર ભારતની નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતો પૂરી કરશે એવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો ઃ રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે આવતીકાલે યોજાશે મતદાન મુખ્ય યૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે તમામ નાગરિકોને મતદાન કરવાની અપીલ કરી

આજે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી નીતી આયોગની સંયાલન પરીષદને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસ ભારતનો એજન્ડા છે ભારતે વિકાસના પંથે ઝડપથી આગળ વધવાનો નિર્ણય લઇ પ્રગતિ શરૂ કરી છે આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે

શ્રી મોદીએ કહ્યું કે ભારત પાસે મત્સ્યોદ્યોગના વિકાસની તથા દરિયાઇ પેદાશોના નીકાસની પુષ્ઠળ તક છે ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજયો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો આજની આ બેઠકમાં કૃષિ માળખાકીય સુવિધા જેવા મુદ્દાઓ અંગે યર્ચા વિચારણા કરાશે રાજ્ય ચૂંટણી કમિશ્નર રાજ્યની છ મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનારી યૂંટણી માટે મતદાન કેન્દ્રો પર ઇવીએમ મશીન મોકલવાની કામગીરી શરૂ થઇ છે

કોવિડ રોગયાળાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા ગોઠવવાની રહેશે આકાશવાણી સાથે વાત કરતાં રાજ્યના યૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે કોવિડ પોઝિટિવ દર્દીઓ પણ પી પી ઇ

શ્રી પ્રસાદે તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે રાજ્ય યૂંટણી પંચની વેબસાઇટ પર નાગરિક ઘરે બેઠાબેઠા મતદાર થાદીમાં પોતાનું નામ જોઇ શકશે

પ્રયારમાં કેન્દ્રીય ફષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

શ્રી પરષોત્તમ રૂપાલાએ અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી દરેક મતદાન મથક પર એલ ટીમ રાખવામાં આવી છે જેઓ થર્મલ ગન દ્વારા મતદારોનું ટેમ્પરેચર માપશે તેમજ તેઓને હેલ્થ કીટ આપવામાં આવી છે જેમાં સેનેટાઈઝર હેન્ડ ઝ્લોઝ વિગેરે પણ આપવામાં આવ્યું છે

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઇવીએમ સહિતની સામગ્રી સાથે સ્ટાફને સુસજ્જ કરવામાં આવ્યો છે

જુનાગઢ યૂંટણી તો અમારા જૂનાગઢ ના પ્રતિનિધિ જણાવે છે કે મહાનગરપાલિકાની બે બેઠકો માટે કાલે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિક તંત્રે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે

ભાવનગર મહાનગરપાલિકાની આવતીકાલે યોજાનારી યૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે આ ચૂંટણીમાં દસ જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે સીએમ મતદાન કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા આવતીકાલે બપોરે બે વાગ્યે રાજકોટમાં મતદાન કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અન્વચે રાજકોટમાં આવીને મતદાન કરશે

ભાજપ કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીએ આજે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનારા કાર્યકરો સામે વિરૂદ્ધ કડક પગલાં લીધા છે

મોરબી જીલ્લામાં પણ પક્ષના કાર્યકરોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાતા ભાજપે બે સભ્યોને સસ્પેન્ડ કર્યા છે આણંદ જીલ્લામાં પણ ભાજપ દ્વારા પેટલાદ આણંદ ઉમરેઠ ધરમપુર તાલુકાના સભ્યોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાતા સન્સ્પેંડ કરાયા છે

કેન્દ્રિય કાપડ મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે વર્ચ્યુઅલ માધ્યમથી આ ફેર યોજાશે